એક બાદ એક તબક્કાવાર લોકોને રસી આપવામાં આવી રહી છે ત્યારે ગુજરાત રસીકરણમાં બીજા સ્થાને છે

રસીકરણમાં પહેલા સ્થાનને મહારાષ્ટ્ર છે

ગુજરાતમાં રસીકરણમાં બીજો ક્રમ પ્રાપ્ત કરતા વહીવટીતંત્રને બિરદાવવામાં આવ્યાં શહેરી વિસ્તાર સિવાય અન્ય જિલ્લામાં ગ્રામ્ય સ્તરે રસીકરણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે જેથી લઈને કોરોનાનું સંક્રમણ અટકાવી શકાય રાજ્યમાં કોરોનાના કેસમાં અયાનક વધારો થતા હવે રાજ્ય સરકાર દ્વારા દરરોજ રસીકરણ કેન્દ્રો ખુલ્લા રાખવામાં આવ્યાં છે રજાના દિવસે પણ રસીકરણ આપવામાં આવે છે જેને લઈને કોરોના સામેની જંગ જીતી શકાય

જેનો લાભ પીવા માટે પશુ પક્ષીઓ તેમજ જમીનમાં પાણીના તળ ઉંચા લાવવા માટે અને સિંચાઇ માટે પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે થશે

સી

કેન્દ્ર સરકારના માર્ગ વાહન વ્યવહાર અને ધોરી માર્ગ મંત્રાલયની યાદી મુજબ તા

આવી કામગીરી દરમિયાન અમલ બજવણી અધિકારી કર્મચારીઓએ આ સલાહને ધ્યાનમાં રાખી કામગીરી કરવાની રહેશે

મળતી માહિતી મુજબ નખત્રાણાના વિભાપર પાસે દ્રેલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાથો હતો જેમાં ટ્રેલર પુર ઝડપે આવતા કંટ્રોલ ન રહેતા કાર સાથે અકસ્માત સર્જાથો હતો સ્થાનિકોએ ઘટનાની જાણ કરતા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોચી હતી

ખસેડાયા હતા પોલીસને જાણ કરતા તે ઘટના સ્થળે પહોયીને તપાસ હાથ ધરી છે